રાજયમાં પ્રવર્તતું તીવ્ર ગરમીનું મોજુ હજી પાંચ દિવસ યથાવત રહેશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વન વિભાગની બેઠકમાં જણાવ્યું કે ગુજરાતમાં હરીયાળી ગ્રીનકવર વધારવા સરકાર જરૂરી તમામ પગલા ભરશે વન વિસ્તાર તથા વૃક્ષોનું આવરણ વધારવાના પ્રયત્નો ચાલુ રાખશે મુખ્યમંત્રીશ્રીએ બેઠકમાં સુચવ્યું હતું કે વન મહોત્સવ અંતર્ગત વૃક્ષોના છોડ રોપા વિતરણ તેમજ વાવેતરનું જિલ્લા તાલુકા અને ગ્રામ્યસ્તર સુધી માઇક્રોપ્લાનીંગ વન વિભાગ કરે

આ સાંસ્કૃતિક વન પણ પ્રવાસન પ્રકૃતિ પ્રેમીઓના આકર્ષણનું કેન્દ્ર બને તેવી સુવિધાઓ ફૂલ છોડ ઝાડના વાવેતર જતનની કાળજી અંગે પણ શ્રી વિજયભાઇ રૂપાણીએ વન વિભાગને સૂચનો કર્યા હતા

પ્રશાંત મહાસાગરમાં અત્યારે નબળા અલનીનોની અસર ચોમાસાની ઋતુ દરમિયાન ચાલુ રહેવાની શકયતા છે ભાજપ ભાજપા પ્રદેશ કાર્યાલયમાં પ્રદેશ અગ્રણીઓની આજે મળેલી બેઠકમાં સતત બીજીવાર પૂર્ણ બહુમતી સાથે દેશનું સુકાન સંભાળનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું છે કે ગુજરાતના પનોતા પુત્ર કુશળ સંગઠક અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિત શાહને પણ દેશના ગૃહમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બદલ અભિનંદન અને શુભેચ્છા પાઠવવામાં આવી હતી

કોંગ્રેસની ટીકા કરતા શ્રી પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસની માનસિકતા હંમેશા ખંડનાત્મક અને નકારાત્મક રહી છે સમગ્ર દેશ અને ગુજરાતના જનમાનસમાંથી ભ્રંસાઈ ગયેલી કોંગ્રેસ અને તેના નેતાઓથી હવે તેના કાર્યકરો પણ ત્રસ્ત થઈ વિશ્વાસ ગુમાવી બેઠા છે

યૂવા કોંગ્રેસના જીલ્લા મંત્રી અંકિત કોદાવાલા અને જીલ્લા કોંગ્રેસના અગ્રણી રમેશભાઈ કોદાવાલા સહિત ત્રણ હજાર જેટલા કાર્યકરોએ ભાજપના કેબીનેટ મંત્રી જવાહર ચાવડાની હાજરીમાં ભાજપમાં જોડાયા છે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 સુરત આરોપી સુરતના અટોદરા પોલીસ મથકમાં શંકદમ આરોપીને માર મારતા તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું છે આઠ પોલીસ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે અમારા સુરત જીલ્લાના પ્રતિનિધિના જણાવ્યા મુજબ અટોદરા પોલીસે શંકમદ આરોપી ઓમપ્રકાશ પાંડેની ધરપકડ કરી હતી પોલીસે પુછપરછ દરમ્યાન આરોપીને સખત માર માર્યો હતો ગંભીર રીતે ઘવાયેલા આરોપીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જયાં તેનું મૃત્યુ નિપજયું હતું આ ઘટનામાં સામેલ આઠ પોલીસ કર્મચારીઓ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે સમગ્ર કેસની તપાસ સુરત સ્પેશિયલ બ્રાંચના ડીસીપીને સોંપવામાં આવી છે

પ્રાસંગિક ઉદબોધન કરતા શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે વન પ્રસ્થા શ્રમ એ એકલવાયુ જીવન જીવતા મધ્યમ વર્ગના વડીલો માટેનું આશ્રય સ્થાન બની રહેશે

અહી પ્રવેશ મેળવનાર વડીલોને રહેવા જમવાની તમામ સુવિધા વિના મુલ્યે પુરી પાડવામાં આવશે

તેમણે વધુમાં જણાવ્યું છે કે સરકારના આરટીઆઈના કાયદા હેઠળ ધોરણ એક થી પાંચ માટે એક કિલોમીટર અને ધોરણ છ થી આઠ માટે ત્રણ કિલોમીટરની ત્રિજયામાં આવતી શાળાઓને નજીકની શાળાઓમાં મર્જ કરવામાં આવી છે રપ એવી શાળાઓ છે જેનું અંતર ત્રણ કિલોમીટરથી વધારે છે તેવી શાળાઓમાં વિદ્યાર્થીદીઠ વાલીને મહિને ચારસો રૂપિયા ચુકવવામાં આવે છે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 હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રના રાજકોટ અને સુરેન્દ્રનગર જીલ્લાના કેટલાક સ્થળોએ હીટ વેવની સ્થિતિ રહી હતી

તેથી દિવસ દરમ્યાન બહાર નીકળનારા લોકોને માથુ અને આખું શરીર ઢંકાય તેવાં ખુલ્લાં આછા રંગના સુતરાઉ કપડાં પહેરીને અને ખૂબ પાણી પીને જ બહાર નીકળવા આરોગ્ય વિભાગે સલાહ આપી છે

જે આવતીકાલે પણ યથાવત રહેશે તેમ હવામાન વિભાગની યાદીમાં જણાવાયું છે ક્રિકેટ પાટકર ગુજરાતના વન અને આદિજાતિ વિભાગના રાજ્યમંત્રી શ્રી રમણલાલ પાટકરે આજે વલસાડ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના મેદાન ઉપર પાંચમી નાયકા સમાજ પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો હતો નાયકા સમાજ સ્પોર્ટ ક્લબ દ્વારા આયોજિત આ સ્પર્ધાને ખૂલ્લી મૂકતાં મંત્રી શ્રી પાટકરે જણાવ્યું હતું કે ક્રિકેટની રમત સમાજમાં એકતાના બીજ રોપવાનું કાર્ય કરે છે ત્યારે દરેક ખેલાડીઓ ખેલદીલી પૂર્વક આ રમત રમવી જોઈએ ગુજરાતની સરિતા ગાયકવાડ અને મુરલી ગાંવિતના ઉદાહરણ આપતાં શ્રી પાટકરે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે શરૂ કરેલા ખેલ મહાકુંભથી અનેક યુવાનોએ આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યનું નામ રોશન કર્યું છે સ્ટેટ ટેબલ ટેનીસ ગુજરાત રાજ્ય ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા સુરતમાં આયોજિત પ્રથમ સ્ટેટ રેન્કિંગ તાપી વેલી સ્પર્ધામાં ભાવનગરની તમન્ના અને રીયા જયસ્વાલે જૂનિયર અને કેડેટ ગર્લ્સ ટાઇટલ જીતી લીધા છે જ્યારે અઅય મુકાબલામાં અમદાવાદના ત્રીજા ક્રમાંકિત ચિત્રક્ષ ભટ્ટને હરાવીને જૂનિયર બોયઝનું ટાઇટલ જીતી લીધું છે

આગામી પાંચમી જુને ઉજવાતા વિશ્વ પર્યાવરણ દિવસના અનુસંધાને ગ્રીન કલીન અને હેલ્થી બરોડા માટે કમાટીબાગના બેન્ડ સ્ટેન્ડ ગેટથી આ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પર્યાવરણ જાગ્રતિ માટેના મુખ્ય સંદેશાઓ અને પ્લે કાડર્સ સાથે ઉત્સાહપૂર્વક લોકો જોડાયા હતા આ પ્રસંગે નિષ્ણાંતો અને પર્યાવરણવિદ સહિત વિવીધ જુથોના દસ હજાર લોકોએ ભાગ લીધો હતો